ત્યારે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કા અને સિવિલ હોસ્પિટલના નવા મકાન ઉપરાંત અનેક વિકાસ કાર્યોનો શુભારંભ કરાવશે પ્રધાનમંત્રી શ્રી મોદી સોમવારે ચોથી માર્ચના રોજ બપોરે અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયાધામના એક હજાર કરોડ રૂપિયાના સંકુલનું ભૂમિપૂજન કરશે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ સંયોજક શ્રી સી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

સંસ્થાના સંયોજક શ્રી આર

પટેલે જણાવ્યું કે ઉમિયા માતાની ભવ્ય ઊંચી મૂર્તિ અને ત્રિશુલ આ કેન્દ્રનું મુખ્ય આકર્ષણ બની રહેશે દરમિયાન પ્રધાનમંત્રી પાંચમી માર્ચ મંગળવારે સવારે અડાલજ નજીક શ્રી અન્નાપૂર્ણા ધામ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહેશે

સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ગ્રાંડ ફીનાલેના ત્રીજા સંસ્કરણનો આજથી પ્રારંભ થયો છે

રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે જીટીયૂ અને ઇસરોના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ હેકેથોનનો પ્રારંભ કરાયો હતો સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ જળસંચયના ઘણા કામો કરવામાં આવી રહ્યા છે

રાજ્ય સરકારે ખેડૂતોના હિતોને અગ્રતા આપી છે તેમ જણાવીને શ્રી પટેલે ખેડ્રતોના હિતમાં શરૂ કરેલી યોજનાઓની વિગતો આપી હતી કેન્દ્ર સરકારે તાજેતરમાં શરૂ કરેલી કિસાન સન્માન નિધિ યોજનાની જાણકારી આપીને શ્રી પટેલે કહ્યું કે સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને કેન્દ્રમાં રાખી લોકહિતના કાર્યો કરી રહી છે

અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફેમવર્ક દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ તથા સંસ્થાઓને ટિચિંગ લર્નિંગ રિસોર્સિસ રિસર્ચ એજ્યુકેશન આઉટકમ તથા અન્ય જરૂરી પરિબળોને આધારે ક્રમાંક આપવામાં આવ્યો હતો જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હસ્તે વિસનગરની યુનિવર્સિટીને એવોર્ડ આપવામાં આવ્યો હતો મહેસાણા ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાવામાં આવ્યું હતું

આ પ્રદર્શન મહેસાણા અર્બન વિદ્યાલયમાં સાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી સુરતમાં વિદર્ભ અને ગુજરાત વચ્ચે રમાઈ રહેલી સૈયદ મુસ્તાક અલી ક્રિકેટ સ્પર્ધામાં વિદર્ભે ગ્રજરાતને પાંચ વિકેટે પરાજ્ય આપ્યો છે

એમ

એમ

આ વિજય સાથે વિદર્ભને ચાર અંકો મળ્યા છે